પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

ગાંધીનગરના પ્રોફેસર હિમાંશુ શેખરને કેન્દ્ર સરકાર દ્વારા ઇનોવેટીવ યંગ બાયોટેકનોલોજીસ્ટ એવોર્ડ આપવામાં આવ્યો

એન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે રવિવારે રાત્રે દાખલ કરાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યા બાદ તેમની સાથે સંપર્કમાં આવેલા તમામને ક્વોરેંન્ટાઈન થવાની સલાહ આરોગ્ય તંત્રએ આપી છે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે જાહેર કર્યુ છે કે શ્રી રૂપાણી કોવિડની સારવાર હેઠળ હોવાથી એક સપ્તાહ સુધી હોસ્પિટલમાં જ રહેશે દરમ્યાન ભાજપની સત્તાવાર યાદી જણાવે છે કે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાનીયા તથા પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદ યાવડા પણ કોરોના સંક્રમિત થતાં તેમને યુ

ભાજપ પ્રદેશ પ્રમુખ સી

પાટિલે કોરોના સંક્રમિત બધા નેતાઓ જલ્દીથી સાજા થાય અને પક્ષની કામગીરીમાં યોગદાન આપે તેવી આશા વ્યકત કરી છે

એન મહેતા હોસ્પિટલના ડિરેક્ટર ડૉક્ટર આર

પટેલે બહાર પાડેલા હેલ્થ બુલેટિનમાં જણાવાયું છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું વિસ્તૃત મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે અને બધા રિપોર્ટ નોર્મલ છે પરંતુ કોરોના સંક્રમિત થયા હોવાથી તેમણે હોસ્પિટલમાં રોકાવું પડશે

આજે ઉમેદવારીપત્રો પાછા ખેંચાયા પછી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ય્રંટણીમાં કેટલા ઉમેદવારો ઊભા રહ્યા છે તે ચિત્ર સ્પષ્ટ થશે

આ બેઠક પરના કોંગ્રેસ તથા આપ પક્ષના ઉમેદવારોએ ઉમેદવારીપત્રો પાછા ખેંચ્યા હતા

ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પ ચઢાવીને રોડ શો યોજવામાં આવ્યો હતો

અમારા ડાંગના પ્રતિનિધિ જણાવે છે કે આહવા જિલ્લા પંચાયત તથા દગડીઆંબા બેઠકના કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારીપત્રો પાછા ખેંચી લેતા ભાજપના ઉમેદવારો બિનહરીફ યુંટાયા છે

જોકે ગઈકાલે રાજ્યના નવ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી

તેમણે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ નિયંત્રણ તકેદારી રૂપે રાજ્યમાં અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં રાત્રિ કરફયુ વ્યવસ્થા યાલ્ રાખી સમયમાં થોડી છૂટ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે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

ટી

ગાંધીનગરના પ્રોફેસર હિમાંશુ શેખરને ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના બાયોટેકનોલોજી વિભાગ દ્વારા ઇનોવેટીવ યંગ બાયોટેકનોલોજીસ્ટ એવોર્ડ આપવામાં આવ્યો આ સન્માનમાં સંશોધન માટે અનુદાન ત્રણ વર્ષની ફેલોશીપનો સમાવેશ થાય છે જેના થકી પ્રોફેસર શેખરને બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે અલ્ટ્રા સાઉન્ડ આધારિત પદ્ધતિ અંગે વધુ સંશોધન કરવા મદદ મળશે બાયોટેકનોલોજી ક્ષેત્રે નવતર કલ્પના અભિગમ ધરાવતા યુવા સંશોધકોને આ સન્માન આપવામાં આવે છે આ સન્માન અંગે વાત કરતા પ્રોફેસર શ્રી શેખરે જણાવ્યું હતું કે હાલ બ્રેસ્ટ કેન્સરની સારવામાં કીમો થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તેનો લાભ દરેક દર્દીને મળી શકતો નથી જેના કારણે બ્રેસ્ટ કેન્સરની સારવારમાં વૈકલ્પિક પદ્ધતિ વિકસાવી બહ્ જ જરૂરી છે આ એવોર્ડ થકી આ દિશામાં સંશોધન થઇ શકશે જેનો લાભ લઇ દર્દી કેન્સર સામે લડી શકશે

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલા પરિપત્ર મુજબ વાહનયાલકોએ ફાસ્ટટેગ દ્વારા જ ટોલનાકા પર ટોલ ટેક્સ ચૂકવવો પડશે

ફાસ્ટટેગ લગાવવાથી વાહન ચાલકોને લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે અને સમય અને ઈંધણનો બચાવ પણ થશે ફાસ્ટેગ મેળવવા ટોલ નાકાઓ પર પણ સુવિધા ઉપલબ્ધ છે જે માટે વાહનચાલકોએ ઓરિજિનલ ચૂંટણીકાર્ડ લાઈટ બીલ અને વાહનની ઓરિજિનલ આરસી બુક આપો એટલે ગણતરીની મિનિટમાં ફાસ્ટટેગ સુવિધા મળી જશે હવેથી ફાસ્ટેગ ના હોય તો બમણો ટોલ યુકવવા પડશે

એક ટ઼વીટમાં શ્રીમોદીએ લોકોને પ્રેરણાદાયક વિચારો રજુ કરવા વિનંતી કરી છે લોકો નમો એપ્લિકેશન અથવા માયગોવ ઓપન ફોરમમાં તેમના મંતવ્યો રજુ કરી શકે છે

નમામી ગંગે ટ્રેન ભારતીય રેલવે દ્વારા પર્યટન ટ્રેનોનું સંચાલન ફરી શરૂ થઇ રહ્યું છે

દ્વારા કોવિડ મહામારીના કારણે પર્યટન ટ્રેનો બંધ કરવામાં આવી હતી રેલવેની સત્તાવાર યાદી મુજબ રાજકોટથી ઉપડતી નમામી ગંગે યાત્રા પર્યટક ટ્રેન એસી થ્રી ટાયર હશે

દ્રેનના ઓનલાઇન બુકીંગનો પ્રારંભ થઇ યુક્યો છે

વસંત પંચમી દેશભરમાં આજે વસંતપંયમી પર્વની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવશે વસંતપંચમીના દિવસે વિદ્યા બુદ્ધિ અને જ્ઞાનની દેવી સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે છે વળી વસંતપંચમીનું આજનું મુફર્ત લઝ્ન કે કોઈ ધાર્મિક પર્વ માટે પણ વણજોયું મુહૂર્ત ગણવામાં આવે છે